તેમણે રસીના ઉત્પાદન અને સંગ્રહ સહિત રસી નિર્માણની કામગીરીનું નિરીક્ષણ કર્યું ઝાયડસ કેડિલા દ્વારા વિકસીત સ્વદેશી ડીએનએ આધારિત રસી વિશે જાણકારી મેળવી તેમણે પ્રયત્નશીલ ટીમના વખાણ કર્યા હતા ઉપરાંત તેમણે કેન્દ્ર સરકાર દ્વારા સક્રિયપણે સહકાર આપવા ખાતરી આપી હતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્કમાં આગમન પર ઝાયડસ કેડીલા ફાર્માસ્યુટીકલ્સના અધ્યક્ષ પંકજ પટેલ અને એમ ડી શર્વીલ પટેલ દ્વારા સ્વાગત કરાયું હતું ઝાયડસ કેડીલા આવતા અઠવાડિયે તેની કોવિડ માટેની રસીના બીજા તબક્કાના પરિક્ષણોના પરિણામો સુ પરત કરશે

ત્યારબાદ તેઓ પુણેમાં સીરમ ઇન્સ્ટીટયુટની મુલાકાતલીધી હતી

નાગરિકો આ કાર્યક્રમ માટે પોતાના વિચારો સૂ યનો નમો એપકે માય જી ઓ વી મંચ ઉપર મોકલી શકે છે

વી સબસ્ટેશનને રાજ્યમંત્રી વાસણભાઇ આહીરના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યા હતા ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ

વી સબસ્ટેશન પ્રવફન વર્તુ ળ કચેરી અંજાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કેરાજ્યના સર્વાંગી વિકાસમાં જનભાગીદારી મફત્ત્વની છે નર્મદાના નીરથી કચ્છનો દુષ્કાળ ભૂ તકાળ બનશે રાજ્ય સરકાર માલધારી ખેડૂતો અને જનસુ વિધાની પ્રાથમિક જરૂરિયાતો પૂ ર્ણ કરવા તત્પર છે જે પૈકી આજે બે કે

સબસ્ટેશન લોકાર્પણ કરાયા છે ખેડૂતોને દિવસે પણ વીજળી મળશે હવે એ દિવસો દૂર નથી

આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઇ ચાવડાએ પ્રાસંગિક ઉદ્વબીધનમાં જણાવ્યું હતું કે કચ્છનો વિકાસ નોંધનીય છે

જિલ્લામાં પરીક્ષાનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારી ડો

નો દંડ વસ્ લ કર્યો હ્તો બીજી તરફ પ્રાંત અધિકારી દ્વારા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી પોલીસ તાલુકામાં કાર્યરત કંપનીઓ વેપારી સંગઠનો સામાજિક અગ્રણીઓ વગેરેની બેઠક બોલાવી કોરોના માર્ગદર્શિકાનું યૂ સ્ત પાલન કરવા તાકીદ કરાઈ હતી

નામનું સોફ્ટવેર એજન્સી વ્રારા તૈયાર કરી સ્ટેટ ડેટા સેન્ટરમાં હોસ્ટ કરવામાં આવ્યુ છે આ ઉપરાંત ઓનલાઈન તાલીમનું વીએલસી મીડિયા પ્લેયર દ્રારા પ્રસારણ કરાશે આ એપ્લિકેશનમાં ગ્રામ પંચાયતોની રોજબરોજની કામગીરી જેવી કે વેરા વસુલાત માંગણીપત્રક મિલકત વેરાની આકારણી જેવા કામોમાં ઝડપ લાવવા વિવિધ માહિતીની ડેટા એન્દ્રી વી સી